ટ્વીટર પર શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ પગલાંથી પ્રાદેશિક સંસ્કૃતિ મજબૂત બનશે અને લોકોની આશાઓ સંતોષાશે

દ્વારા આયુષ્યમાન ભારત યોજના હેઠળ બે કરોડ જેટલી નોંધજ઼ી કરવામાં આવી છે આના પરિણામે આશરે પાંચ કરોડથી વધુ કુટુંબોને પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વીમા છત્ર હેઠળ આવરી લેવાયા છે માહીતી ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે ગઈકાલે દિલ્હીમાં સી એસ સી દ્વારા આયુષ્યમાન ભારત સેવા અંગેના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ યોજનાએ લોકોમાં નવી આશા જન્માવી છે સરકારે આરોગ્ય કેન્દ્રોને સાતમો આર્થિક સર્વે કરવા જણાવ્યું છે

અમદાવાદ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સના સભ્ય પી

જેના થકી નાના અને જરૂરિયાત મંદ કરદાતાઓને આ લીગલ સેલ દ્વારા મફત કાનૂની મદદ મળી રહેશે આ ફી લીગલ સેલ ગુજરાતમાં અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત ખાતે પણ શરૂ કરવામાં આવ્યો છે

ઈકોપેકનું ઉધઘાટન મહાત્મા મંદિર કન્વેશન હોલ ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન નવા શરૂ કરાવેલા વિવિધ ઉઘોગ એકમોનું વાયબ્રન્ટ ગુજરાત સફળ પ્રોજેક્ટ કાર્યક્રમ અંતંગત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ડિજિટલ અનાવરણ કરવામાં આવ્યુ હતું ઉધોગ અને ખાણ વિભાગ દ્રારા આયોજિત કાર્યક્રમમાં કચ્છના ઉધોગકર્મી જી

ગઢવીની સફળ કંપનીઓમાની એક એવી ઈકોપેક ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટેડના અંકલેશ્વર સ્થિત બીજા યુનિટનું પણ ઉધઘાટન કરવામાં આવતા કચ્છના ઉધોગ સાહસિકોના ઉત્સાહમાં વધારો થયો હતો મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે ગુજરાતના નાગરિકો હવે જોબ સીકરમાંથી જોબ ગીવર બન્યા છે ત્યારે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થવાની આશા વ્યક્ત કરી હતી

એમ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો પંકજકુમાર પાંડેએ જણાવ્યુ હતું

પરંતુ મુખ્ય જંગ ભાજપના ઉમેદવાર ભૌમિક વચ્છરાજાની અને કોગ્રેસના ચેતન શાહ વચ્ચે ખેલાઈ રહ્યો છે હેતલબેન સિંઘ સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી યુટણી લડી રહ્યા છે

શીતલબેન વૈષ્ણવ હવામાન કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વિષમ વાતાવરણ વચ્ચે મફત્તમ અને લધુત્તમ તાપમાનમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો ફતો